ભદૌરીયાએ જણાવ્યુંકે ભારતીય વાયુસેનાએ સંકલ્પ ક્ષમતા અને વિરોધીઓનો મુકાબલો અસરકારક રીતે કરવાની ક્ષમતા કેળવી છે

કોવિડના સંક્રમણને રોકવા માટેના જનઆંદોલનનો પ્રારંભ કરાવતા તેમણે કહ્યું કે લોકોના જીવનને બચાવવા આપણે સાથે મળીને પ્રયાસો યાલુ રાખવા પડશે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

શ્રી શાહે આજે ટ્વીટની શ્રેણીમાં કહ્યું કે કોવિડ વૈશ્વિક રોગયાળા સામે ત્યારે જ લડી શકાય જ્યારે દેશના લોકો એક સાથે ઝ઼ંબેશ યલાવે તેમણે લોકોને કોવિડ સામે લડવા માટે એક થવા અને ભારતને કોવિડ મુક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા વિનંતી કરી આ માટે લોકોને માસ્ક પહેરવા બે મીટર સામાજિક અંતર જાળવવા અને હાથ ધોવા વિનંતી કરી છે

આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેનેડામાં ઈન્વેસ્ટ ઇન્ડિયા સંમેલનને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સુધારાના પગલે દેશમાં સરળતાની બાબતમાં દેશના રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો થયો છે

તેમણે એ પણ ધ્યાન દોર્યું હતું કે એફડીઆઇના ધોરણોમાં છૂટછાટ કરવેરા શાસનને સરળ બનાવવા અને મજબૂત બોન્ડ બજારમાં નોંધપાત્ર ફેરફાર દ્વારા સુધારાઓ લાવવામાં આવ્યા છે ફોરમનો હેતુ કેનેડાના વાણિજ્ય સમુદાયને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરવાનો છે આ સંમેલનમાં બેંકો અને વીમા કંપનીઓ રોકાણ ભંડોળ ઉદ્દયન ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ સલાહકાર કંપનીઓ અને યુનિવર્સિટીઓ જેવા ક્ષેત્રોની કંપનીઓના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે

કોવિડ રોગયાળા દરમિયાન ફસાયેલા ભારતીયોને પરત લાવવા પ્રધાનમંત્રીએ કરેલા પ્રયાસોની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે નાગરિકોને પાછા લાવવામાં વંદે ભારત અભિયાનની મુખ્ય ભૂમિકા હતી

કોવિડ રોગયાળાની સજ્જતા અંગે તેમણે કહ્યું કે ભારત વિશ્વની ફાર્મસી છે અન્ય દેશોમાં તબીબી ચીજોનો મોટો પુરવઠો પૂરો પાડ્યો છે

આ નિમિત્તે એર યીફ માર્શલ આર

ભદૌરીયાએ આજે જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ સંકલ્પ ક્ષમતા અને વિરોધીઓનો મુકાબલો અસરકારક રીતે કરવાની ક્ષમતા કેળવી છે હવાઈ દળ દિવસ નિમિત્તે સંબોધન કરતાં શ્રી ભદૌરીયાએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ કોઈપણ સંજોગોને પહોચી વળવા લડાઇ હરોળ તૈયાર કરી છે ભારતીય સૈન્યની જમાવટ અને તમામ આવશ્યકતાઓ માટે સહાય પૂરી પાડી છે ઉત્તરીય સીમા પરના તાજેતરના અવરોધનો ઉલ્લેખ કરીને તેમણે તેમના ઝડપી પ્રતિસાદ માટે એર વોરિયરની પ્રશંસા કરી ભારતીય વાયુસેનાની સજ્જતા અંગે તેમણે કહ્યું કે યુદ્ધના સમગ્ર ક્ષેત્રમાં લડવાની મજબૂત હરોળ ઊભી કરી છે અને તે જરૂરિયાત મુજબ છે તેમણે કહ્યું કે હવાઈ દળ એરોસ્પેસ ક્ષેત્રે સ્વનિર્ભર બનવા અને સ્વદેશી ટેકનોલોજીના વિકાસ માટે સ્વદેશી ઉપકરણો તરફ આગળ વધી રહ્યું છે તેમણે કહ્યું ભારત પાંચમી પેઢીના વિમાન બનાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે કોવિડ રોગયાળાની પરિસ્થિતિ વિશે એર ચીફ માર્શલે કહ્યું કે એર વોરિયર્સના સંકલ્પથી સંપૂર્ણ ક્ષમતા જાળવીને ભારતીય વાયુસેનાએ ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે તથા પરિવહન માટે હેલિકોપ્ટર તૈનાત કર્યા અને આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પડી હતી

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આ પ્રસંગે વાયુસેનાના તમામ જવાનોને શુભેચ્છા પાઠવી છે એક ટવીટમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કહ્યું કે આપણા આકાશને સુરક્ષિત કરવામાં અને માનવતાવાદી સહાય તથા આપત્તિ રાહતમાં મદદ કરવા માટે આઈએએફના ફાળા માટે ઋણી છીએ શ્રી કોવિંદે જણાવ્યું હતું કે રાફેલ અપાચે અને ચિનૂકના સમાવેશથી આધુનિકીકરણની ચાલુ પ્રક્રિયા આઇએએફને વધુ પ્રચંડ વ્યૂહાત્મક દળમાં પરિવર્તિત કરશે

વેંકૈયા નાયડુએ કહ્યું કે દેશના એર વોરિયર્સ તેમની શ્રેષ્ઠતા અને હિંમત માટે જાણીતા છે અને તેમણે દેશને યુદ્ધ અને શાંતિમાં ગૌરવ અપાવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એરફોર્સ ડે પ્રસંગે ભારતીય વાયુસેનાના તમામ બહાદુર લડવૈયાઓને અભિનંદન આપતાં કહ્યું કે આ બહાદુર યોદ્વાઓ દેશના આકાશને માત્ર સુરક્ષિત રાખતા નથી પરંતુ જરૂરે માનવતાની સેવામાં પણ અગ્રેસર ભૂમિકા નિભાવે છે તેમણે કહ્યું કે ભારતની સુરક્ષા માટે તેમની હિંમત બહાદુરી અને સમર્પણ દરેકને પ્રેરણા આપે છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે હવાઇ લડવૈયાઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે સમર્પણ બલિદાન અને ઉત્કૃષ્ટતાએ આઇએએફની યાત્રાને ઐતિહાસિક બનાવી છે તેમણે કહ્યું કે સરકાર હવાઈદળના આધુનિકીકરણ અને સ્વદેશીકરણ દ્વારા લડાઇ ક્ષમતા વધારવા પ્રતિબદ્ધ છે

મૃત્યુંજય મહાપાત્રે કહ્યું છે કે ટૂંક સમયમાં ગતિશીલ અને અસરકારક વાવાઝોડા ચેતવણી સિસ્ટમ શરૂ કરશે તેમણે કહ્યું કે આ સિસ્ટમ વાવાઝોડાના કારણે થતા આર્થિક નુકસાન અને સંપત્તિને થતા નુકસાનને ઘટાડશે તે સોસાયટી ઑફ રિમોટ સેન્સિંગ દ્વારા વર્લ્ડ સ્પેસ વીક ઉજવણીના ભાગ રૂપે આયોજિત કાર્યક્રમમાં બોલતા હતા

મોહાપત્રાએ ધ્યાન દોર્યું હતું કે વાવાઝોડાના કારણે માળખાકીય નુકસાન વિશ્વ સ્તરે વધી રહ્યું છે

રાષ્ટ્રીય લોકડાઉન અને કોવિડ રોગયાળાને કારણે કંપનીઓની કામગીરી અને આવક પ ર તેની અસર છે વૉશિંગ્ટન સ્થિત વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળની વાર્ષિક બેઠક પૂર્વેના દક્ષિણ એશિયા આર્થિક અહેવાલમાં અપેક્ષિત આર્થિક મંદીની આગાહી કરવામાં આવી છે